પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પાર્ટીને જણાવ્યું છે કે આ અંગે રાજયપાલ ભગતસિંહ કોશયારીને પણ જણાવવામાં આવ્યું છે તેમણે કહયું કે યુંટણી જોડાણથી તેમણે યુંટણી લડી હતી ત્યારે શિવસેના લોકોની ભાવના સામે દગો કરી રહયું છે દરમિયાન મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના આડેના રાજકીય અવરોધનો કંઇક નિવેડો લાવવા ભારતીય જનતા પક્ષની કોર સમિતિની આજે મુંબઇમાં બે બેઠક મળી હતી બેઠકમાં કાર્યકારી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પ્રદેશ ભાજપ પ્રમુખ યંદ્રકાન્ત પાટીલ તથા નેતાઓ ગીરીશ મહાજન સુધીર મુંગતીવાર આશીષ શેલાર અને પંકજા મુંડે હાજર રહયાં હતા રાજયપાલે ગઇકાલે સૌથી મોટા પક્ષ તરીકે ભાજપને સરકાર રચવા નિમંત્રણ આપ્યું હતું

વિધાનસભાની મુદત ગઇકાલે પુરી થઇ છે

એક કલાક યાલેલી બેઠક બાદ બહાર પાડેલા સંયુકત નિવેદનમાં સંવાદ ધ્વારા એકતા અને ભાઇયારાની ભાવના વધુ દ્રઢ બની હોવાનો વિશ્વાસ વ્યકત કર્યો હતો તથા જણાવ્યું કે કેટલાક રાષ્ટ્ર વિરોધી તત્વો આ પરીસ્થિતિનો લાભ લઇને દેશહીત વિરોધી કાર્યવાહી કરી રહયાં છે દેશમાં અને દેશબહાર આ પ્રવૃતિ યાલી રહી છે બેઠકમાં ધાર્મિક નેતાઓએ કહયું કે દેશમાં કરોડો લોકો બંને ધર્મ સાથે જોડાયેલા છે ત્યારે સંવેદનશીલ અને જવાબદાર બનવાની જરૂર છે બંને સમુદાયના અગ્રણીઓએ સંવાદ ચાલુ રાખવા પર ભાર મુકયો તથા સલામતી અને સુરક્ષા જાળવવા બદલ સરકારને અભિનંદન આપ્યા હતા

દાયકાઓ જૂનો કેસ હવે પૂરો થયો અને તે અંગેના યૂકાદાને સ્વીકારીને સમગ્ર દેશે નવો ઇતિહાસ લખ્યો છે રાષ્ટ્રજોગ સંબોધનમાં તેમણે કહ્યું કે આ યૂકાદો સર્વસંમતિથી અપાયો હોવાથી ભારતીય ન્યાયતંત્રના ઇતિહાસમાં સુવર્ણ અધ્યાયસમો ગણાશે અયોધ્યા મામલે યુકાદો અને કરતારપુર કોરિડોર ખોલવો એ બર્લિનની દિવાલના પતન સમાન સમાનતાના સંદેશા છે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે બંધારણીય અને લોકશાહી વ્યવસ્થાનો વિજય થયો છે તેમણે શાંતી જાળવવા લોકોને અપીલ કરી છે

અડવાણીએ યુકાદા બદલ આનંદ વ્યકત કર્યો કોંગ્રેસે પણ અદાલતના યુકાદાને આવકાર્યો છે કોગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક સોનિયા ગાંધીના અધ્યક્ષપદે મળી હતી અને તેમાં ઠરાવ પસાર કરી બંધારણીય રીતે સર્વ ધર્મ સમભાવ જાળવવા પર ભાર મુકયો છે અમેરીકામાં વસતા મુળ ભારતીથોએ પણ યુકાદાથી ખુશી દર્શાવી છે હિન્દુ અમેરીકન ફાઉન્ડેશને જણાવ્યું કે આ ઇતિહાસ પુરાતત્વ અને કાનુની તંત્રનો વિજય છે રાષ્ટ્રીય લધુમતી પંચના અધ્યક્ષા ઘાયોરૂલ હસન રીઝવીએ કહ્યું કે આ યુકાદાથી મુસ્લિમો પણ ખુશ છે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે આ યુકાદાથી દેશની ન્યાય વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ વધુ મજબૂત થશે ગૃહમંત્રી અમિત શાહે એક ટ્વિટ સંદેશામાં જણાવ્યું કે આ યુકાદો એક સીમાયિહન રૂપ સાબિત થશે ભારતની એકતા અને અંખડિતતાને વધુ મજબૂત બનાવશે મિડીયા સાથે વાતચીત કરતા લધુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું છે કે આ યુકાદાને કોઇની જીત કે હાર તરીકે જોવો જોઇએ નહીં ઉત્તરપ્રદેશ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડના અધ્યક્ષ ઝફર અહમદ ફારૂકીએ આ યુકાદાને આવકાર્યો છે યુકાદા અંગે સંતોષ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે તેઓ તેને પડકારશે નહીં

નડ્ટાએ શાંતી અને સંવાદિતા જાળવવા બદલ દેશવાસીઓનો આભાર માન્યો છે અયોધ્યા જમીન વિવાદમાં સર્વોચ્ય અદાલતે આપેલા યુકાદાના પગલે સમાજના તમામ વર્ગે તેને આવકાર્યો છે તે બદલ તેમણે આનંદ વ્યકત કર્યો છે

મુખ્યમંત્રી રધુબરદાસ જમશેદપુર પુર્વ બેઠક પરથી અને પ્રદેશ ભાજપ પ્રમુખ લક્ષ્મણ ગીલુવા ચક્રધરપુરથી યુંટણી લડશે પક્ષની કેન્દ્રીય ચુંટણી સમિતિની બેઠકમાં આ યાદીને આખરી ઓપ અપાયો હતો નવી દિલ્ફીમાં પક્ષના કાર્યકારી પ્રમૂખ જે પી નડૃાએ જણાવ્યું કે અસ્થિરતા અને ભ્રષ્ટાચાર માટે જાણીતું ઝારખંડ આજે વિકાસ અને સ્થિરતા માટે જાણીતું બન્યું છે રધુબરદાસ સરકારે ભ્રષ્ટાયાર દુર કરીને વિકાસ કર્યો છે કોંગ્રેસ ધ્વારા પણ આજે પાંચ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રામેશ્વર ઓરાંવ લોહારદાગા બેઠક પરથી યુંટણી લડશે પક્ષની કેન્દ્રીય ચુંટણી સમિતિએ આ નામો જાહેર કર્યા છે

વાવાઝોડાને લગતા બનાવોમાં બંગાળમાં બે અને ઓડીશામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે

ઘણા વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી સાથે આજે સવારે વાતચીત કરીને મદદની ખાતરી આપી હતી ગૃહમંત્રી અમીત શાહે પણ સુશ્રી બેનરજી સાથે વાતચીત કરી હતી ગૃહ મંત્રાલય ધ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે ઓડીશામાં જાજપુર જગતસિંહપુર કેન્દ્રાપાડા ભદ્રાક અને બાલાસોર જીલ્લાઓમાં વાવાઝીડાની અસર થઇ છે વીજ પુરવઠો અને સંદેશા વ્યવહાર પુર્વવત થઇ ગયો છે કેટલાક વિસ્તારોમાં રાહત કામગીરી યાલી રહી છે અમારા ઢાકાના સંવાદદાતાના જણાવ્યા મુજબ બુલબુલ હવે નબળુ પડીને હવાનું હળવુ દબાણ થયું છે

અનેક સ્થળે મીલાદ જુલુસ પણ નીકબ્યા હતા દિલ્હીમાં મુખ્ય જુલુસ કોટ વિસ્તારમાંથી કાઢવામાં આવ્યું હતું અને પરંપરાગત માર્ગેથી પસાર થઇને જામા મસ્જીદ ખાતે સમાપન થયું હતું

ગઇકાલથી ગુણવત્તામાં સુધારો થયો છે

ગઇકાલે બગદાદના લિબરેશન સ્કવેર ખાતે સલામતી દળોએ દેખાવકારો પર ગોળીબાર કર્યા હતા અને અશ્રુવાયુ પણ છોડયો હતો બગદાદમાં યાર જણાના તથા બસરામાં ત્રણ જણાના મોત થયા છે